શ્રી મોદીએ આ ઝૂંબેશને રસીકરણ ઉત્સવ ગણી વરિષ્ઠ નાગરિકોને રસીકરણમાં મદદરૂપ થવા યુવાનોને અનુરોધ કર્યો છે ગઈકાલે વીડિયો માધ્યમથી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ કોરોનાના વધી રહેલા કેસોની સંખ્યા ઘટાડવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાની જ રૂરીયાત પર ભાર મૂક્યો છે તેમણે રાજ્યોને યુધ્ધના ધોરણે પ્રયાસો કરવા જણાવ્યું ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર છત્તીસગઢ પંજાબ મધ્યપ્રદેશ સહિત કેટલાંક રાજ્યોમાં સતત વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે ટેસ્ટ ટ્રેક દ્રીટ તથા કોવિડ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું

હર્ષવર્ધન કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે કોવિડની ગંભીરતાને હળવાશથી લેવાની વૃત્તિના લીધે કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે

આ અંગે જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંચોજક ડો

પી

ગયા વર્ષે કોવિડના કારણે આ ઈ પી એલ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી આ વર્ષે કડક સુરક્ષા પ્રોટોકોલ વચ્ચે આઈ પી એલ દેશમાં રમવાની છે